આજે વીડિયો કોન્ફરન્સથી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં દેશમાં ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને રસી આપવામાં આવશે જેનો કોઈ આર્થિક બોજો રાજ્ય સરકાર ઉપર નહીં આવે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જેમને રસી અપાશે તેવા તમામ લોકોને રસી અપાઈ ગયાનું પ્રમાણપત્ર ડિજિટલ પ્લેટફોર્મ કો વિન ઉપરથી આપવામાં આવશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સયિવ શ્રી અનિલ મુકીમ આ બેઠકમાં જોડાયા હતા

અન્ય રાજ્યોમાં કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલપ્રદેશ હરિયાણા ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય ક્રષિ સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય ઉચ્ય સુરક્ષા પશુ રોગ સંસ્થાએ રાજસ્થાનના ટોંક કરૌલી અને ભીલવાડા તથા ગુજરાતના વલસાડ વડોદરા અને સુરત જિલ્લામાં કાગડાઓ અને અન્ય પક્ષીઓનાં મોત નિપજ્યા હોવાની ખાતરી થઈ છે ઉત્તરાખંડના કારેદ્વાર અને દહેરાદૂનમાં પણ કાગડાના મોત નિપજ્યાં છે જ્યારે દિલ્હીમાં પણ કેટલાંક વિસ્તારોમાં કાગડા અને બતકોના મોત નિપજ્યાના અહેવાલ છે હરિયાણાએ બર્ડફ્લૂના નિયંત્રણ માટે અભિયાન શરૂ કરી દીધું છે કેન્દ્ર સરકારની એક ટ્રકડીએ આજે હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી

એક સપ્તાહ સુધી ચાલનારા રાષ્ટ્રીય મહોત્સવની શરૂઆત મંગળવારે જ થશે યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતીના અવસરે દર વર્ષે યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય આ મહોત્સવનું આયોજન કરે છે આ વર્ષે વર્ચ્યુઅલ રીતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક રાજયના પ્રતિભાશાળી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે તેમાં વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ માર્શલ આર્ટસ પ્રદર્શનો બૌઘ્ઘિક વિચાર વિમર્શ યુવા કલાકાર શિબીર પરીસંવાદોનો સમાવેશ થાય છે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે

દેશભરમાં શાળાના વિદ્યાર્થીઓને અંતરીક્ષ ટેકનોલોજી સંબંધિત નવીનતાઓના ક્ષેત્રમાં સ્પેસ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદેશથી ભારતીય અંતરીક્ષ સંસોધન સંસ્થા ઇસરો એક્સો અટલ ટિંકરિંગ લેબ્સ અપનાવશે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવકુમારે કહ્યું કે સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો આત્મિનિર્ભર ભારતની દિશામાં પરસ્પર તાલમેલ સાથે કામ કરે છે તે સારી બાબત છે

ડોક્ટર સિવાને અટલ ટિંકરિંગ લેબ્સમાં જોડાનાર વિદ્યોર્થીઓને પ્રક્ષેપણની પ્રક્રિયા નિહાળવા માટે શ્રી હરિકોટા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું

આ પ્રતિનિધિમંડળમાં ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ નિતિશ્વરકુમાર જમ્મુના જિલ્લા અધિકારી અને જમ્મુ સ્માર્ટ સિટી યોજનાના મુખ્ય અધિકારી સુષમા ચૌહાણ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય વાં ગુજરાત સરકારના અધિકારીઓએ પ્રતિનિધિમંડળને સાબરમતી રિવરફ્રન્ટની માહિતી આપી હતી જમ્મુમાં તાવી નદી પર બંધાનાર રિવરફન્ટ સંબંધિત ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત મહત્વપૂર્ણ હતી અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે જમ્મુ સત્તામંડળ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે